પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

આ જાહેરાત પછી અયોધ્યામાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહયું છે રામ રાજાની રાજધાની ઓ રછામાં પણ ઉત્સવની તૈયારી કરવામાં આવી રહી છે ઓ રછાને બુંદેલખંડની અયોધ્યા પણ કહેવામાં આવે છે જયાંથી બેતવા નદીનું પવીત્ર જળ અને રામ રાજા મંદીરની માટી અયોધ્યા મોકલવામાં આવી છે મધ્ય પ્રદેશમાં જુદા જુદા સંગઠનોએ ઘરો અને મંદીરોને સજાવવાની અપીલ કરી છે ભાઈ બહેનના નિર્ભેળ પ્રેમની સાથે પોતાની રક્ષા માટે સેવા આપનારા પ્રત્યે શુભેચ્છાનું પ્રતિક એવું રક્ષાબંધનનું પર્વ આજે સમગ્ર રાજ્યમાં ઉજવવામાં આવ્યું કોરોના કાળ વચ્ચે જોકે બહેનો દ્વારા ભાઈને ઘરે જઈને રાખડી બાંધવાની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોશ્યલ મીડિયાના માધ્યમથી વીડિયો કોલ દ્વારા પણ રાખડી બતાવી ભાઈના ક્ષેમકુશળની પ્રાર્થના કરવામાં આવી હતી રક્ષાબંધનની ઉજવણીના કેટલાંક વિશિષ્ટ ઉદાહરણો પણ જાણવા મળ્યાં અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાના પરિવારે કુટુંબના ભાઈઓની સાથે તેમના વિસ્તારમાં સફાઈકામ કરતાં કોરોના યોધ્ધાને પણ રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું હતું સાંસદ શ્રીમતી રમીલાબહેન બારા અને ભાજપના મહિલા મોરયાના બહેનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધીને સમગ્ર રાજ્યનાં ક્ષેમકુશળની પ્રાર્થના કરી હતી

બીજી તરફ યજ્ઞોપવિતધારીઓ બ્રાહ્મણો દ્વારા કોરોનાના કારણે ઘરે જ રહીને સોશ્યલ મીડિયાના ઉપયોગ દ્વારા વીડિયો કોન્ફરન્સથી મુખ્ય પુરોહિતની આગેવાની હેઠળ યજ્ઞોપવિત બદલી હતી દરિથાખેડૂઓ દ્વારા દરિયાકાંઠાના અનેક ગામોમાં દરિયાદવને નાળિયેર અને યુંડદી યડાવીને પૂજન કરવામાં આવ્યું હતું

પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર હોવાથી શિવ મંદીરોમાં અને પુર્ણીમાના લીધે શ્રી કૃષ્ણ મંદીરોમાં પણ ભાવિકો દ્વારા દર્શનનો લાભ લેવાયો હતો જો કે મોટાભાગના દેવાલયોમાં મુર્તીપુજન સ્નાન કે સ્પર્શની મનાઇ હોવાથી શ્રધ્ધાળુઓએ માત્ર દર્શનનો લાભ લીધો હતો ખાસ કરીને પ્રથમ જ્યોતીલીંગ સોમનાથ ઘેલા સોમનાથ નર્મદા તટના શિવાલયો શહેરી વિસ્તારોના ખ્યાતનામ શિવાલયોના દ્વારા કે પગથિયા સુધી જઇને પણ શિવભકતોએ ભોળાનાથના દર્શન કરીને સંતોષ માન્યો હતો સુવિખ્યાત યાત્રાધામ શામળાજીમાં પણ ભાવિકોએ સામાજિક અંતર જાળવીને શામવિયાના દર્શન કર્યા હતા

નર્મદા જિલ્લામાં આજે વધુ આઠ કેસ પોઝિટિવ આવ્યા છે

તાપી જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ બે કેસો નોંધાયા છે

આજે મહીસાગર જિલ્લામાં સાત કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા તો બીજી તરફ નવ દર્દીઓએ કોરોનાને માત આપી છે

વલસાડમાં જિલ્લામાં આજે ત્રણ કેસ નોંધાયા

આજે એક દર્દીનું મોત થયું છે રાજ્ય ના પ્રવાસન વિભાગે સાસણગીરના સાવજોને જોવા આવતા પ્રવાસીઓ માટે રૂપિયા ત્રીસ કરોડ ના ખર્ચે વિકાસ કાર્ય નું આયોજન કર્યું છે કુદરતી જંગલ નું સૌંદરય અકબંધ રહે તે માટે દેવળીયા પાર્ક માં વિવિધ વિકાસ કામો હાથ ધરાશે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટે વાતાનુકુલિત કાચની બસ ની વ્યવસ્થા કરવા માં આવશે ઉપરાંત સો ક્રટ ઉંચો ટાવર બનાવી મુલાકાતીઓ દ્રર દ્દર સુધી જંગલ નિહાળી શકે તેવું પણ આયોજન કરવા માં આવ્યું છે સાસણ માં સનસેટ પોઇન્ટ બનાવી સિંહ દર્શન ની સાથે સૂર્થ દર્શન પણ થઇ શકે તે માટે પણ પ્રવાસન વિભાગે કામગીરી શરુ કરી છે શ્રી જવાહર ચાવડા એ વધુ જણાવ્યુ કે

હવામાન વિભાગની અમદાવાદ કચેરીના જણાવ્યા અનુસાર બંગાળના અખાતમાં હજી વધુ વરસાદી વાદળી બંધાઈ રહ્યાં છે અને તે વાયવ્ય દિસામાં આગળ વધવાની શક્યતા છે પરિણામે આવતીકાલે વલસાડ નવસારી જિલ્લામાં અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે તો ડાંગ તાપી અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કેટલાંક સ્થળે ભારે વરસાદ થવાની આગાહી છે બુધવારે આ વાદળો રાજ્યના અંદરના વિસ્તારોમાં આગળ વધશે તેવી શક્યતા છે તેના લીધે છઠ્ઠી તારીખ સવાર સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને કેન્દ્ર શાસિત દીવ દમણ તથા દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ તો વલસાડ અને નવસારી જિલ્લામાં તથા અમરેલી અને ભાવનગર જિલ્લામાં કેટલાંક સ્થળોએ જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટા છવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની વકી છે છ અને સાત તારીખ દરમિયાન રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની પણ શક્યતા છે તો જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં છૂટો છવાયો ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ મોરબી જિલ્લામાં કેટલાંક સ્થળે ભારે વરસાદ પડી શકે છે આ દિવસો દરમિયાન માછીમાર ભાઈઓ માટે ચેતવણીની કોઈ સૂચના નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત ભાષાના સંવર્ધન અને અધ્યયનમાં જોડાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી હાં શ્રી મોદીએ કહ્યું કે સંસ્ફત સુંદર ભાષા છે જેણે કેટલાક વર્ષો સુધી ભારતનો જ્ઞાન ભંડાર જાળવી રાખ્યો છે તેમણે તમામને અનુરોધ કર્યો છે કે સંસ્કૃતને વધુ લોકપ્રિય બનાવવા માટે કામ કરવામાં આવે આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે શ્રી જાવડેકરે કહયું કે ભારતમાંવેદ જેવા પ્રાચીન ગ્રંથોની રચના સંસ્કૃતમાં કરવામાં આવી છે તેમણે કહ્યું કે સંસ્કૃત ભાષા કેટલીય અન્ય ભાષાઓની જનની છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ સંસ્કૃત દિવસ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે આજે દેવભાષા સંસ્કૃત દિવસ ઉજવાઇ રહયો છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા ઓનલાઇન સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે

આજે સંસ્કૃત દિવસ નિમિત્તે ખાસ સમારોહ યોજવામાં આવ્યો હતો